આજે સવારે અને બપોરે બંને પરીક્ષાઓનો પ્રારંભ પરીક્ષા કેન્દ્રો ખાતે વાલીઓ તેમના વિદ્યાર્થી ભાઈ બહેનોને શૂભેચ્છા આપવા ઉમટી પડ્યા હતા

કે શિક્ષણાધિકારી બી એમ પ્રજાપતિ વગેરેએ પણ પરીક્ષાર્થીઓનું કુમકુમ તિલક કરી સાકાર ગોળધાણા ખવડાવવ સાથે શુભકામના પાઠવી હતી કલ્પના શાહ્ કચ્છ કોરોના મહાબંદર સહીત દરિયાઈ આવન જાવન સાથે સંકળાયેલા ઉપરાંત વિદેશ સાથે બહોળો સંપર્ક ધરાવતા કચ્છમાં ચાઇનીઝ કંપની અને ચીની લોકોની અવાર જવર ઉપરાંત કોરોના પ્રભાવિત દેશોમાંથી આવેલા કે પરત ફરેલા ભારતીયોની સઘન તપાસ આદરાઈ છે ત્યારે ગાંધીધામવિસ્તારના ઇટલી જઇ આવેલા યુવાનને જી

જનરલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તપાસકરાવાતાં નેગેટિવ રિપોર્ટ આવ્યો છે કોઇપણ શંકાસ્પદ પરિસ્થિતિને પહોંચી વળવા અદાણી મેડિકલ કોલેજમાં બે વોર્ડ અલગતારવાયા છે જેમાં કોરોના શંકાસ્પદ જણાય તેવા દર્દીને આઇસોલેશન વોર્ડમાં શ્ર્યારેકોરોના પોઝિટિવ કોઇ દર્દી હોય તો તેને દાખલ કરવા આઇસીયુ વોર્ડ તૈયાર કરાયો છે

આવા દર્દીઓની સારવાર માટેની ટીમ અંગે જણાવ્યું કે કોરોનાના નોડલ ઓફિસર ડો દીપક બલદાણિયા અને મેડિસીન ડિપાર્ટમેન્ટના તબીબો પેરામેડિકલ સ્ટાફ પેશન્ટ કેર સ્ટાફને તાલીમ અપાઇ રહી છે તમામ સ્ટાફ માટે આઇસોલેશન ડ્રેસની વ્યવસ્થા કરાઇ છે કોરોના પોઝિટિવ દર્દી જણાય તો એન્ટિવાયરલ અને શંકાસ્પદ દર્દીને પેરાસિટામોલ સહિતની દવા દ્વારા સારવાર અપાય છે

ગઈ સાંજથી ઝાકળિયા પવન વચ્ચે સવારે આકાશ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને ભુજ શહેરના કેટલાક વિસ્તારોમાં અને તાલુકાના કેટલાક સ્થળે વરસાદથી જમીન ભીની થઇ હતી આ ઉપરાંત અબડાસા લખપત અને નખત્રાણા તાલુકાના કેટલાક વિસ્તારોમાં પવન સાથે માવઠું વરસ્યું હતું વગાડના વાતાવરણમાં પલાતાથી જીરાનું વાવેતર કરનાર ધરતીપુત્રો ચિંતિત બન્યા હતા કલ્પના શાહ્ ગીર ફાઉન્ડેશન વાર્ષિક બેઠક કચ્છ જિલ્લામાં નલીયા ખાતે ગીર ફાઉન્ડેશન દ્વારા જળવાયુ પરિવર્તન સામે અનુકુલન અંગેની પરિયોજના અંતર્ગત હિતધારકોની વાર્ષિક બેઠક યોજાઇ ફતી બેઠકનો પ્રારંભ કરાવતાં ગીર ફાઉન્ડેશનના ડાયરેકટરશ્રી આર ડી કમ્બોજે જળવાયુ અને પરર્યાવરણનાં ફેરફારોની વિઘાતક અસરોને વર્ણવતા જણાવ્યું હતું કે આધુનિક ભૌતિકવિકાસને કારણે અને અનિયંત્રીત વસ્તીવધારાની કુદરતી સંપદા પર વિધાતક અસરો પડી છે

આ પરિયોજનાનો મુખ્ય હેતુ કચ્છ જિલ્લાના સંવેદનશીલ સમુદાથો કે જે કુદરતી સંસાધનો ઉપર આજીવિકા માટે આશ્રિત હોવાથી જળવાયુ પરિવર્તન સામે અનુકૂલન માટેનાં પ્રબળ પગલાં હાથ ધરવા અને તાલીમ દ્વારા કુદરતી આફત સામે ટકાવવા માટે ક્ષમતામાં વધારો કરવાનો છે